નવી દિલ્ફી ખાતે સાંજે સાત વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણ ખાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા મંત્રી પરિષદના સભ્યોને પદ તથા ગોપનિયતાના શપથ લેવડાવશે આ શપથવિધિ સમારોફમાં પડોશી બાંગલાદેશ શ્રીલંકા કિર્ગિજ ગણ રાજયમ્યાનમારના પ્રમુખ મોરેશિયા ભુતાન નેપાળના પ્રધાનમંત્રી તથા થાઈલેન્ડના વિશેષ દુત સફિત અન્ય મફાનુભાવો ઉપસ્થિત રહેશે કોગ્રેસ અધ્યક્ષ શ્રી રાફ્લ ગાંધી યુ પી એ અધ્યક્ષ સુશ્રી સોનિયા ગાંધી દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બિફારના મુખ્યમંત્રીશ્રી નીતિશકુમાર સહિતના અગ્રણીઓ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે

આનાથી ગુજરાતના વિધાર્થીઓને ફાયદો થશે તેમ પણ શ્રી પટેલે જણાવ્યુ હતું આશુતોષ અંતાણી રાજય મંત્રીમંડળ પાણી સમિક્ષા રાજ્યમાં અછતગ્રસ્ત કચ્છ જિલ્લા સફિત તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની શુ પરિસ્થિતિ છે અને આગામી જુનમાં ચોમાસુ બેસે ત્યાં સુધી પીવાના પાણી માટે અને સિંચાઈ માટે કેટલુ પાણી ઉપલબ્ધ છે તે અંગેની સમિક્ષા કરીને પીવાના પાણી અને સિંચાઈ માટેના પાણી અંગે આગોતરૂ આયોજન કરવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી જોવાનું જાણવા મળે છે આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી વિજયરૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં કચ્છ સહિત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં પીવાના તેમજ સિંચાઈના પાણી તેમજ પશુઓ માટે પીવાના અને ધાસચારાની સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આશુતોષ અંતાણી કચ્છ માદક દ્રવ્ય જથ્થો કચ્છમાં લખપત નજીક દરિયાઈ બેટ ઉપર ગત મંગળવારે તણાઈ આવેલ ત્રણ પેકેટ વાસ્તવમાં માદક દ્રવ્ય હોવાનું તપાસમાં ખુલ્યુ છે જોડીગામ નજીકથી સુરક્ષા એજ્સી દ્રારા કબ્જે લેવાયેલા આ ત્રણ પેકેટમાં રહેલો માદક દ્રવ્યનો જથ્થો આશરે રૂપિયા પંદર કરોડની કિંમત ધરાવતો હોવાનો અંદાજ મુકાયો છે અરબી સમુદ્રમાં જખૌ તરફથી આંતર રાષ્ટ્રીય દરિયાઈ સરહદે ડ્રગ્સ સાથે ઝડપાયેલી પાકિસ્તાની બોટ સાથે આ પેકેટને સંબંધ હોવાનું મનાય છે આશુતોષ અંતાણી ક ચ્છ સીમા સુરક્ષા પાકિસ્તાન સાથેની સંવેદનશીલ આંતર રાષ્ટ્રીય સરફદ ધરાવતા કચ્છ જિલ્લામાં તાજેતરમાં લધી રહેલા ધુસણખોરી દાણચોરી સહિતના બનાવોના પગલે સીમા સુરક્ષા એજન્સીઓએ જપ્તો વધુ ચુસ્ત બનાવ્યો છે

ભારત આ સ્પર્ધામાં પોતાની પ્રથમ મેચ તારીખ પાંચમી જુને દક્ષિણ આફિકા સામે રમશે